યુપી હાથરસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હાથરસ દુષ્કર્મની ઘટનાને પગલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાતચીત કરીને બધા આરોપીઓ વિરુદ્ધ સખ્તાઇ વર્તવા જણાવ્યું છે આ અંગે ટ્વિટ વડે માહિતી આપતા શ્રી આદિત્ય નાથે જણાવ્યું હતું કે આ ઘટનાના ચારેથ આરોપોને પોલીસે ઝડપી લીધા છે અને આ મામલે ત્વરીત સુનાવણી કોર્ટમાં કરવામાં આવશે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

જે વાંધા ઉઠાવવામાં આવ્યા છે તે કૃષિ ઉત્પાદન અને વેપાર અંગેના બિલ સામે છે

ખેડૂતોને ડર છે કે જો મંડી પ્રથાનો અંત આવે તો ટેકાના ભાવ અંગેની વ્યવસ્થા દૂર થઈ જશે જો કે કેન્દ્ર સરકારે ખેડુતોને ખાતરી આપી છે કે લઘુતમ ટેકાના ભાવ એક વહીવટી નિર્ણય છે જે હાલમાં છે અને ભવિષ્યમાં પણ રહેશે

ભારતે ચીનને વાસ્તવિક નિયંત્રણ રેખાનું એકતરફી અર્થઘટન કરવાનું બંધ કરવા જણાવ્યું છે

આ બાબતે ભારત હંમેશા પોતાના વલણ પર કાયમ રહયું છે અને યીન સહિત સૌ આ બાબત જાણે છે

એસસી યુપીએસસી સુપ્રીમ કોર્ટે ચોથી ઓક્ટોબરે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવાનારી સિવિલ સર્વિસીસ પ્રિલિમ પરીક્ષા મુલતવી રાખવા ઇનકાર કર્યો છે ન્યાયાધીશો એ એમ

ગવાઈ અને કૃષ્ણ મુરારીની ખંડપીઠે કેન્દ્ર સરકારને અનુરોધ કર્યો હતો કે રોગયાળાને કારણે ઉમેદવારોને વધારાની એક તક આપવામાં આવે

અદાલત સમક્ષ બે કે ત્રણ મહિના માટે સિવિલ સર્વિસીઝ પ્રિલિમ પરીક્ષા મુલતવી રાખવાની અરજી કરી હતી અને બારે વરસાદ અને કોવિડના કારણે રાહત આપવા રજૂઆત કરી હતી યુપીએસસીએ આ અરજીનો વિરોધ કરતાં કહ્યું હતું કે તમામ જરૂરી સાવચેતી લેવામાં આવી છે અને પરીક્ષા યોજવા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે રાજનાથ ડીઆરડીઓ ભારતે આજે અનેક સ્વદેશી સુવિધાઓ સાથે સફળતાપૂર્વક બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઇલનું પરીક્ષણ કર્યું છે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

શ્રી સિંહે કહ્યું આજના સફળ પ્રક્ષેપણથી આત્મનિર્ભર ભારત પ્રતિજ્ઞા સાકાર થતાં શક્તિશાળી બ્રહ્મોસ સિસ્ટમના સ્વદેશી બૂસ્ટર અને અન્ય સ્વદેશી ઘટકોના નિર્માણનો માર્ગ મોકળો થયો છે

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કોવિડ રોગયાળા દરમિયાન અસરકારક રીતે કામ કરવા બદલ કેન્દ્રીય જાહેર સાહસોની પ્રશંસા કરી છે ચાલુ વર્ષે રોગચાળા વચ્ચે જાહેર ક્ષેત્રના સાહસોના યોગદાન અંગે બિલ્ડિંગ સેલ્ફ રિલાયન્ટ રિસર્જન્ટ રિઝિલિયન્ટ ઈન્ડિયા અંગેના અહેવાલને જાહેર કરતાં મંત્રીશ્રીએ કહ્યું કે પીએસયુ દેશના ગૌરવ છે

તેમણે કહ્યું ઓઇલ માર્કેટિંગ કંપનીઓ ચોવીસ કલાક કામ કરતી રહ્રી અને માલની અવરજવર પણ સંકલિત રીતે ચાલુ રહી હતી ચૂંટણી બિહાર બિહારમાં મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાની આગેવાનીમાં સંપૂર્ણ યૂંટણી પંચની ટીમે આજે વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને મળીને ચર્ચા વિયારણા કરી હતી તથા તેમની રજૂઆત સાંભળી હતી

તેમણે ચૂંટણી સભામાં મર્યાદિત સંખ્યામાં લોકોની હાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી

લોક જનશક્તિ પાર્ટીએ પંચને વિનંતી કરી હતી કે વિધાનસભાની ચૂંટણીમાં મતદાન મથકો પંચાયતની યૂંટણીની જેમ હોવા જોઈએ

તેની બધી ખેતીની જમીન પ્રમાણિત ઓર્ગેનિક એટ્લે કે કાર્બનિક છે

રાજ્યમાં રાસાયણિક જંતુનાશકોના વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ છે

સામાજિક અને આર્થિક પાસાં વપરાશ અને બજાર વિસ્તરણ સાંસ્કૃતિક પાસાંઓ તેમજ આરોગ્ય શિક્ષણ ગ્રામીણ વિકાસ અને ટકાઉ પર્યટન જેવી બાબતોને પણ આવરી લેવામાં આવી છે એક નાજુક પર્વતીય વાતાવરણથી પ્રભાવિત સિક્કિમ સઘન ઔદ્યોગિક ખેતી માટે થોગ્ય નથી અને રસાયણોનો ઉપયોગ અન્ય ભારતીય રાજ્યોની તુલનામાં હંમેશાં ઓછો રહ્યો છે

સાયબર અને બાહ્ય અવકાશમાં સંભવિત જોખમોનો સામનો કરવા માટે અમેરિકન સ્ટીલ્ધ ટેકનોલોજી માટે વધુ ખરીદી માટે ભંડોળ આપવા અને તેની ક્ષમતામાં વધારો કરવા રજૂઆત કરી છે નવા પ્રધાનમંત્રી યોશીહિદ સુગાની હેઠળની નવી સરકારે આજે બજેટ અંગેની રજૂઆત સંસદમાં કરી હતી તેમાં વર્તમાન વર્ષ કરતાં આઠ ટકાનો વધારો હશે જે તેની પુરોગામી શિંજો આબેની સુરક્ષા નીતિને યાલુ રાખવાનો સંકેત આપે છે